વસાહતોના વિકાસ અને કોમન ઇન્ફાસ્ટ્રક્ચરની ખીલવણી વિષે યોજાયેલી ઉચ્યસ્તરીય બેઠકમાં તેમણે ટોય ઇન્ડસ્ટ્રીનો મોટાપાયે વિકાસ થાય અને નિકાસલક્ષી ઉત્પાદનશરૂ થાય તેવી વ્યૂહરચના ઘડી કાઢવા પણ તંત્રને સૂચના આપી હતી

ના અધ્યક્ષ બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ એમ

ના મેનેજિંગ ડિરેક્ટર થેન્નારસન હાજર રહ્યા હતા આદર્શ ઔધોગિક વસાહતનો પાંચ સ્થળે નમૂનારૂપ વિકાસ કરવાની ચર્ચા પણ આ બેઠકમાં થઈ હતી ઉપરાંત નવી વસાહત ઊભી કરવામાટે ડિ માન્ડ સર્વે કરવાનું સૂચન શ્રી રૂપાણીએ આ બેઠકમાં કર્યું હતું

એક બેઠક અનુસૂચિત જાતિ જનજાતિ બેઠક ઉપર ત્રણ ફોર્મ ભરાયા હતા પરંતુ બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતાં એ બેઠક બીનહરીફ જાહેર થઇ હતી તમામ ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે જો કે હાઇકોર્ટના આદેશ પ્રમાણે મતગણતરી હાથ ધરાઇ ન હતી હાઇકોર્ટના નવા આદેશ બાદ જ મત ગણતરી હાથ ધરાશે એ બાદ જ પરિણામ જાહેર થઇ શકશે હાલ તો વર્તમાન ચેરમેન જયંતિભાઇ પટેલની સમન્વય પેનલ હોટ ફેવરીટ ગણાય છિ

આ તાલીમના અંતે ખેડુતોને ખેતીવાડી અને બાગાયત વિભાગમાં વિવિધ સહાય યોજના ચાલી રહી છે તેનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો હતો આ તાલીમમાં દવાઓ અને વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિથી ખેતી ખર્ચ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ડાંગ જિલ્લાના ખેડુતોને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

આ મ્યુઝિયમમાં ડાંગ જિલ્લાની અતિ પ્રાચીન સંગીત કલાના વાદ્યો પહેરવેશ ઘરેણાં રાચરચીલું અનાજ સંગ્રહ માટેની કોઠીઓ પથ્થર તેમજ વાંસની અનેક વસ્તુઓ મુકવામાં આવી છે તથા ડાંગી સંસ્કૃતિની જૂની રીતભાતનું વર્ણન કરતી તમામ માહિતી પ્રદર્શિત કરવામાં આવી છે આ તાલીમ ભવનમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે સાથે શિક્ષકોને ઘડવાનું કામ એટલે કે ડી

એડ કોલેજ પણ અહીં ચાલે છે અહીં આવનારા તમામને એક જગ્યાથી સંપૂર્ણ માહીતી મળીરહે એવુ મ્યુઝિયમ ઉભું કરાયું છે

આથી રાજ્યના માછીમારોને દરિયાકિનારા નજીકના વિસ્તારો માટે કોઈ ચેતવણી અપાઈ નથી